અથવા બચતખાતામાં લાંબ સમય સુધી રાખવામાં આવે છે નાણાંવિભાગના ધ્યાનમાં આ બાબત આવી છે જેથી હવેથી આવી વણવપરાયેલી સરપલ્સ રકમ જીએસએફએસમાં જમા કરાવવા અવારનવાર સૂચના આપવામાં આવી છે નાણાંવિભાગે સૂચના આપતા જણાવ્યું છે કે જે કોઇ વણવપરાયેલી દસ દિવસની જરૂરિયાત કરતા વધારે હોય તે રકમ કોઇપણ સ્વરૂપે બેંકોમાં જમા કરાવવાની રહેશે નહીં

સરપ્લસ ફંડના નાણાં જીએસએફએસને બદલે વિવિધ બેંકોમાં જમા કરાવ્યા હોય તેની માહીતી મોકલવા સૂચના આપી છે

જેમાં કચ્છના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસને અમદાવાદ મુકાયા છે જ્યારે તેમની જગ્યાએ જી

જેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે ઓછા વરસાદને કારણે ચોમાસુ સીઝન દરમિયાન ઘાસચારાનું ઓછું ઉત્પાદન થયું છે

જે ખેડૂતો બીયારણ કીટ મેળવવા માંગતા હોય તેઓએ ગ્રામસેવકનો સંપર્ક કરી કીટ મેળવી ઘાસચારાનું વાવેતર કરી અછતની પરિસ્થિતિમાં પશુપાલકોને સહયોગી થવા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે

ત્યારબાદ લખપત અને જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઘાસનો જથ્થો રવાના કરવામાં આવશે

ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગ માટે રૂા

નક્કી કરવામાં આવેલ છે

થી એપીએમસી સેન્ટર ખાતે ખરીદી શરૂ કરવામાં આવશે જ્યાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ધારાધોરણ મુજબ જથ્થો સ્વીકારવામાં આવશે આથી ખેડૂતોએ મગ તથા અડદનો જથ્થો સૂકવી ભેજ રહિત ખરીદ કેન્દ્ર ખાતે લાવવા જણાવાયું છે